નારાયણ સાંઇ નારાયણ સાંઈ દુષ્કર્મ કેસમાં સુરત નામદાર કોર્ટ આજે આરોપીઓને સજા ફરમાવશે તેથી કોર્ટ પરિસર માં ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે આરોપીઓને કોર્ટમાં હાજર કરે તે અગાઉ સુરત પોલીસના બીડીડીએસ અને ડોગ સ્ક્વોડ ની ટિમ દ્વારા સઘન તપાસ હાથ ધરવામાં આવી છે સુરક્ષા વ્યવસ્થા જળવાય રહે અને કોઈ અનીઇચ્છીય ઘટના ન થાય તેની પૂરતી તકેદારી સુરત પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે સુરત ની સાધિકા સાથે દુષ્કર્મ કેસ માં નામદાર સેશન કોર્ટે આરોપીઓને પૂરતા પુરાવાના આધારે દોષિત કરાર કર્યા છે ચાર દિવસ પહેલાં અદાલતે નારાયણસાંઇ અને અન્યને અપરાધી જાહેર કર્યા હતા

સરકારી એડવોકેટે જણાવ્યું હતું કે આરોપીઓ સમાજમાં મહત્વના ધાર્મિક સ્થાન પર હતા ત્યારે તેમને દાખલારૂપ સજા થવી જોઇએ

મુખ્યમંત્રી મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્યમાં સુજલામ સુફલામ જળ અભિયાનને પુનઃ વેગવંતુ બનાવી મિશન મોડમાં જળસંચયના કામો હાથ ધરવા માર્ગદર્શન આપ્યું છે આજે ગાંધીનગરમાં મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની અધ્યક્ષતામાં મળેલી ઉચ્ચસ્તરીય બેઠકમાં પીવાના પાણી જળસંચય તેમજ સુજલામ સુફલામ અંગે ચર્ચા વિચારણા અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું

આ બેઠકમાં પાણી પુરવઠા મંત્રી શ્રી કુંવરજી બાવળીયા રાજ્યમંત્રી પરબતભાઇ પટેલ સહિત ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં ગાંધીનગર ક્રાઇમ કોન્ફરન્સ ગાંધીનગર ખાતે પોલીસ અધિકારીઓની ક્રાઇમ કોન્ફરન્સનો પ્રારંભ થયો છે જેમાં તમામ જિલ્લાના પોલીસ વડા સહિતના ઉચ્ચ અધિકારીઓ ભાગ લઇ રહ્યાં છે તમામ મહાનગરપાલિકાના પોલીસ કમિશનર તથા રેન્જ આઇ જી પણ તેમાં હાજર છે ગુજરાતના પોલીસ વડાના અધ્યક્ષપદે યોજાયેલી ક્રાઇમ કોન્ફરન્સમાં ગુનાખોરી ડામવા ઉપરાંત ત્રાસવાદની વૈશ્વિક ઘટનાઓને પગલે રાખવાની થતી તકેદારી ઉપર વિશેષ ચર્ચા થવાની છે અનાવરણ સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકાના કળમાદ ગામના શહીદ કરણસિંહની યાદમાં ગામની સરકારી પ્રાથમિક શાળામાં પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું છે જેમાં મોટી સંખ્યામાં રાજપૂત સમાજના આગેવાનો તેમજ જિલ્લાના સાધુ સંતો અને મહંતો તેમજ જિલ્લામાં શહીદ થયેલ માં પરિવાર જનો અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા કળમાદ ગામમાં લોકો ભેગા થઈને એક રેલી પણ કાઢી હતી જેમાં લોકો તિરંગા લઈ ને દેશ ભક્તિ ના ગીત ગાઈ ને જોડાયા હતા શહીદોને વિરાંજલી આપવા માટે આઠ ગામોના નવ શહીદો ના ઘર ની માટી કળશમાં લઈને પ્રતિમા પાસે મુકવામાં આવી હતી

સ્માર્ટ સીટી પ્રોજેક્ટ સમગ્ર દેશમાં સ્માર્ટ સીટી પ્રોજેક્ટમાં સુરત શહેર અન્ય શહેરોથી આગળ છે પૂણે ઇન્દોર અને ભુવનેશ્વરનો પણ તેમાં સમાવેશ થાય છે જ્યારે બાકીના સ્માર્ટ સિટી વિકસાવવાની બાબતમાં માંડ દસ ટકા કે તેનાથી ઓછી પ્રગતિ થઈ છે ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી જીટીયુ શ્રેજ્યુએટ સ્કૂલ ઑફ સ્માર્ટ સિટીઝના માનદ્ નિયામક પ્રો

આ ઈ કોર્સ રોજગારી માટે નહિ પણ કોશલ્યવર્ધક છે

અને આ ઘેટા ને ચરાવવા માટે સીમમાં લઈ જાય છે સરપંચ દ્વારા પશુપાલન ના ડોક્ટરને આ બાબતની જાણ કરવામાં આવતા પશુ પાલન ડોક્ટર અને તેની ટિમ ઘટના સ્થળે આવતાં મૃત પશુઓને વઢવાણ તાલુકાના નગરા ગામ પાસે દાટી દેવામાં આવ્યા હતા તે જગ્યાએ જઈ ને મૃત ઘેટા ની તપાસ કરતાં આ ઘેટાના મૃત્યુ એરંડા ખાવાથી થયા છે તેવું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે પાદરામાં બાળક ડૂબ્યાં વડોદરા નજીક પાદરા ખાતે અંબાજી મંદિરના તળાવમાં બે છોકરાઓના ડૂબી જવાથી મરણ થવાની ઘટના બહાર આવી છે અમારા પ્રતિનિધિના જજ્ઞાવ્યા પ્રમાણે વેકેશન ગાળવા માટે મામાના ઘરે પાદરા આવેલા છાણી ગામના રહેવાસી આ બંને છોકરાઓ માછલીને લોટ ખવડાવવા માટે તળાવે ગયા હોવાનું ખુલ્યું છે પાદરા નગરપાલિકાના સહકારથી ગઇ આખીરાત ગુમ થયેલા છોકરાઓની શોધખોળ ચાલી હતી પરંતુ અંતે તળાવમાંથી બંને મૂતદેહ વારાફરતી મળી આવતા તરવૈયાઓની મદદ વડે તેને બહાર કઢાયા હતા પાદરા પોલીસે ઘટનાસ્થળે પહોંચી બંને મૂતદેહને સરકારી દવાખાને ખસેડવા હતા જેથી કાયદેસરની કાર્યવાહી શરૂ થઇ શકે